આજના મતદાનમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ સુશ્રી સ્મૃતિ ઇરાની શ્રી રાજ્યવર્ધન રાઠૌર શ્રી અર્જુનરામ મેઘવાલ અને શ્રી જયંત સિંહા તથા ભાજપના નેતાઓ શ્રી રાજીવ પ્રતાપ રૂડી શ્રી અર્જુન મુંડા અને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી સુશ્રી સોનિયા ગાંધી શ્રી જીતીન પ્રસાદનું ભાવિ વોટીંગ મશીનમાં પ્રરાયું છે આજે પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઇ હતી

બોબડેના અધ્યક્ષપદે રચાયેલી તપાસ સમિતિએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ સામેની જાતીય શોષણની ફરિયાદ વજુદ વિનાની ગણાવી છે ભૂતપૂર્વ મહિલા કર્મચારી દ્વારા કરાયેલી ફરિયાદના પગલે આ સમિતિ રચાઇ હતી સર્વોચ્ચ અદાલતના મહાસચિવની યાદી અનુસાર અદાલતની આંતરિક તપાસ પ્રક્રિયાના ભાગરૂપે અહેવાલ રજૂ કરાયો છે એટલે તે જાહેર નહીં કરાય સમિતિએ ગઇકાલે આ અહેવાલ વરિષ્ઠ ન્યાયાધીશને રજુ કર્યો અને તેની નકલ મુખ્ય ન્યાયાધીશને આપી હતી

કેટલાક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વાવાઝોડાના પગલે માળખાકીય સુવિધા વીજળી લાઇન તથા ખેતરોમાં થયેલા નુકસાનના ઝડપી સમારકામ માટે જરૂરી પગલા લેવાશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમણે અધિકારીઓને રસ્તા અને રેલવે લાઇનને ઝડપી દ્દરૂસ્ત કરવા અને ખેડ્રતોને સમયસર પાક વિમા આપવાની સૂચના આપી છે પ્રધાનમંત્રીએ આજે ઓડિશામાં વાવાઝોડા ફણીથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષમ કર્યું હતું અને એક હજાર કરોડ રૂપિયાની વધારાની આર્થિક સહાયની જાહેરાત કરી છે

શ્રી મોદીએ પુરી ખુર્દા કટક જગતસિંહપુર જાજપુર કેન્દ્રપાડા ભદ્રક અને બાલાસોર જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રી નવિન પટનાયક પણ પ્રધાનમંત્રી સાથે રહ્યા હતા હવાઈ નિરિક્ષણ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મોદીએ કહ્યું કે વાવાઝોડા બાદ રાજ્યમાં પુનઃનિર્માણ કાર્યમાં કેન્દ્ર સરકાર ઓડિશા સરકારને તમામ પ્રકારની સહાય કરવા પ્રતિબદ્ધ છે

પક્ષના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને સલમાન ખૂરશીદે પંચની કચેરીમાં જઇને ફરિયાદ કરી હતી પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સિંઘવીએ કહ્યું કે રાજીવ ગાંધી ઉપર બ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે જે સાચા નથી અને અદાલતે તેમને આરોપ મુક્ત કર્યા છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ ભાષણમાં આ ઉલ્લેખ કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે અને ચૂંટણી પંચે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ

ભાજપ નેતા અને કેન્દ્રિયમંત્રી શ્રી વિજય ગોયલની હાજરીમાં આજે નવી દિલ્હીમાં પક્ષના કાર્યાલય ખાતે તેમને આવકારવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં પાસ થેયલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે

અડવાણી અને લોક્સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટીલે આજે સંસદમાં પંડિત મોતીલાલ નહેરૂની યતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી સદ્દગતની જન્મતિથિ નિમિત્તે લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ અને રાજ્યસભાના મહાસચિવ દેશ દીપક વર્માએ પણ શ્રદ્ધાંજલી આપી હતી આ પ્રસંગે પંડિત મોતીલાલ નહેરૂ ઉપરની એક પુસ્તિકા પણ ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી

નાણાંપંચના અધ્યક્ષ શ્રી એન

સિંઘ તથા અન્ય સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને અન્ય અધિકારીઓ સાથે બૂહદ આર્થિક તારણો અંગે ચર્ચાઓ કરશે તેમાં નાણાકીય સ્થિરતા અને બજાર આધારીત નાણાકીય ઉપાડની પ્રક્રિયા જેવી બાબતો પણ ચર્ચાશે આ ઉપરાંત પંચ જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે પણ પંદરમા નાણાંપંચની કાર્યશૈલીની શરતો ઉપર પણ ચર્ચા કરશે

આ પ્રસંગે બંને દેશો વચ્ચે જાહેર પ્રસારણ અંગેના સમજૂતી કરાર થયા હતા પ્રતિનિધિમંડળ આકાશવાણીના મહાનિયામક તથા સમાચાર વિભાગના મહાનિયામકને પણ મળ્યું હતું અને વિવિધ બાબતોની ચર્ચા કરી હતી આ પ્રસંગે શ્રી મલેકે કહ્યું કે બાંગ્લાદેશ બેતાર રેડિયા પ્રસારણ અને આકાશવાણી વચ્ચે કલા અને સંસ્કૃતિ તથા સાંસ્કૃતિક વારસા માટે સમજૂતી કરાશે અને દ્વિપક્ષી સંબંધો વ્ધુ મજબૂત બનશે

શ્રી મલેકે કહ્યું કે શ્યામ બેનેગલ નિર્મિત વિશેષ ફિલ્મનું નિર્માણ પણ કરાશે

અફઘાન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગ્રુણીસ્તાન જિલ્લામાં કરેલા બીજા એક હુમલામાં બે જવાનોનું અપહરણ કર્યું છે તાલીબાન પ્રવક્તાએ હુમલો કર્યાનો દાવો કર્યો છે ગઇકાલે પજ્ઞ તાલીબાનોએ એક આત્મઘાતી કાર વિસ્ફોટ કર્યો હતો અને ઉત્તરના બધલાન પ્રાંતમાં પોલીસ મુખ્ય મથકને ઉડાવી દીધું હતું છ કલાક ચાલેલી સામસામી લડાઈમાં પપ જણાનાં મોત થયાં છે

ચીની સત્તાવાળાઓએ જણાવ્યં કે આ તેના સાર્વભૌમત્વનો ભંગ છે

બંને દેશો વચ્ચેના વેપારમાં તંગદિલીની સાથોસાથ પ્રાદેશિક વિસ્તારોના દાવા પર અમેરિકાના પડકાર પમ ઉભા થયા છે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તાર પર ચીન દાવો કરે છે અને વિવાદીત જળવિસ્તારમાં નૌકાદળની કાર્યવાહીનો વિરોધ કરે છે